રાજયપાલ આયાર્ય દેવવ્રતએ આ પ્રસંગે રાષ્ટ્રાધ્વજ લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રઈગીતની સુરાવલીઓ વચ્ચે હેલિકોપ્ટરમાંથી પુષ્પિવર્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે ત્યાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપવા સાથે ગરવા ગુજરાતીઓનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પોલેન્ડના કોન્સલ જનરલ શ્રીયુત ડેમીયન ઈઝીક ઉપસ્થિત રહ્યા હતા કોવીડની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા નાગરિકોએ ગણવેશધારી દળોની ગૌરવશાળી શિસ્તબધ્ધ કૃચને તાળીઓથી વધાવી લીધી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું

પી એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટ વિકાસ સુંદાના નેતૃત્વમાં પરેડ યોજી હતી શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૃષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદવાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા વડોદરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામેલ થયા હતા અને તેમણે પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત સહિત દેશવિદેશમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છા તેમણે પાઠવી હતી અને કહ્યું હતુ કે કોરોના ના કેસ ઘટી રહ્યા હોવા છતા લોકોએ સાવચેતી ઘટાડવાની નથી તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુશાગ્રતા અને સયોટ આયોજનને પગલે કોરોના રસીની શોધ અને ઉત્પાદનમાં ભારત આત્મ નિર્ભર બન્યું છે તેનું સૌને ગૌરવ હોવું જોઈએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી રાજકોટ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રીશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ વલસાડ ખાતે રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તો આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના પંચાયત અને કૃષિમંત્રી શ્રી જયદ્વથસિંહ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એચ

વાઢ વાણિયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે જીલ્લા કલેકટર ડી

શાહે અને મોરબી ખાતે જિલ્લા કલેકટર જે

પટેલની ઉપસ્થિતિમાં તો બોટાદ ખાતે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાની હાજરીમા પ્રજાસકત્તાક દિવસની ઉજવણી કરાઈ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસતાક દિનની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી ડો રાજેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ના હસ્તે ધ્વજ વંદન યોજાયું હતું અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રાંત કાર્યાલય ખાતે સરસંઘચાલક મોહન ભાગવતે ધ્વજ વંદન કર્યું હતું અને આ પ્રસંગે જણાવ્યુ હતું કે ત્રિરંગા ના ત્રણેય રંગ ત્યાગ કર્મ પ્રકાશ પવિત્રતા અને સમૃધ્યિના પ્રતિક છે તેમણે ઉમેર્થું હતું કે શુધ્ધ યારિત્ર્ય વડે દેશ નું ઘડતર કરવું એ આપનો પરમ વારસો છે નર્મદા કિનારે કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી શિવાલય માં વૈદિક મંત્રો ના પાઠ સાથે તિરંગો લહેરાવવા માં આવ્યો હતો કુબેર ભંડારી દાદા ને કેસરી સફેદ અને લીલા રંગ ના ફૂલ નો શણગાર કરી પ્રજાસત્તાક દિવસ ની સાંકેતિક ઉજવણી કરવામાં આવી હતી પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ શિવાલય ના પ્રાંગણ માં ધવજ વંદન યોજાયું હતું જેમાં ટ્રસ્ટ ના સેક્રેટરી પી

લહેરી એ તિરંગો લહેરાવી સલામી આપી હતી જામનગર નજીક આવેલા નૌકાદળ મથક આઈ

એસ વાળસુરા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ માં નિવૃત સૈનિકોએ પણ ભાગ લીધો હતો સુરત માં જાગૃત યુવાનો એ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિત્તે લોકો ને મતદાન અચૂક કરવાનો સંદેશ આપતી રેલી કાઢી હતી

અરવલ્લી ના માલપુર ખાતે પાંચ કિલોમીટર ની દોડ નું આયોજન કરાયું હતું જેમાં ચારસો થી વધુ દોડવીરો એ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યુ હતું આણંદ અને વિદ્યાનગર માં ટ્રાફિક પોલીસે આજના દિવસે માર્ગ સલામતી નું મહત્વ વાહન ચાલકો ને સમજાવતી ઝુંબેશ યોજી ઉપયોગી સાહિત્ય નું વિતરણ કર્યું હતું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

તો સાજા થવાનો દર પણ વધી રહ્યો છે

રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળતા ઘણા સ્થળોએ લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે કચ્છ સૌરાષ્ટ્ર પોરબંદર ભાવનગરમાં ઠંડા પવનો કુંકાશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોના આગેવાનો યૂંટણી માટે યોગ્ય ઉમેદવાર નક્કી કરવાના કામે લાગ્યા છે બોટાદ નગરપાલિકાની યૂંટણીને લઈ ગઇકાલે ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવાર પસંદગીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

નિરીક્ષક તરીકે ભોળાભાઈ રબારી ધરાબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ દવે દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા અંગે ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સુરતમાં યુથ નેશનલ સંસ્થા દ્વારા ગઇકાલે સે નો ટુ ડ્રગ્સ મંત્ર સાથે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજને નશામુક્ત કરવાના હેતુથી આયોજીત આ રેલીને જિલ્લા કલેક્ટર ધવલ પટેલ અને કમિશનર બંછાનીધી પાનીની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પ્રસ્થાન કરાવી હતી રોડ શોની આગેવાની શહેરની પ્રખ્યાત બાઇડિંગ ક્વીન્સના સભ્યોએ લીધી હતી રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ થયેલી આ રેલીનું મુખ્ય આકર્ષણ વીસ વીસ ફૂટના ત્રણ ટ્રેલર હતા જેને નશા મુક્તી સંદેશ સાથે વિશેષ રીતે સમાવાયા હતા

જુનાગઢમાં ગિરનાર પર્વતથી ગીર વચ્ચે આવેલા જંગલમાં સિંહ દર્શનની ગઇકાલથી શરૂઆત કરવામાં આવી છે હવે સાસણ ઉપર પર્યટકોનું ભારણ ઘટશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચૂંટણી આચારસંહિતાને લીધે સિંહ દર્શનની શરૂઆત કરવા અંગે કોઈ સરકારી કાર્યક્રમ જુનાગઢમાં યોજાયો નથી ગઇકાલે સવારે ચાર જિપ્સી ગાડીમાં પર્યટકોને જંગલમાં સિંહ દર્શન માટે લઇ જવાયા હતા શનિ રવિ અને તહેવારના દિવસોમાં સિંહ દર્શન અહીથી ઉપલબ્ધ બનશે